બીજી બાજુ રાજ્ય સરકારે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બયાવવા કરુણા અભિયાન શરૂ કર્યું છે આરોગ્ય વિભાગના કર્મચારીઓને અને કરુણા અભિયાના સ્વયંસેવકોને કેટલાંક જિલ્લાઓમાં બર્ડફ્લુથી અસરગ્રસ્ત પક્ષીઓની સારવારમાં મહત્તમ કાળજી રાખવાનું કહેવામાં આવ્યું છે

પશ્ચિમ કચ્છ ભુજ વિભાગના ડીવાયએસપી જે એન

આ પ્રસિદ્ધિ બાદ જો કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો થાય તો સંબંધિત મામલતદારનો સંપર્ક કરવા પણ જણાવાયું છે જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર સંકલિત મતદારથાદી સુધારણા ઝુંબેશ ફાથ ધરાયા બાદ ફવે તેની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનારી છે

બાળ વિકાસ મફિલા અને બ્રાળે વિકાસ વિભાગ ગુજરાત સરકારશ્રી દ્વારા બેટી બચાવો બેટી ભણાવો સપ્તાફની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી ફતી આ ચીજના અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની ક્રચેરી દ્વારો જી

કે ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલુ ફતું તથાકલેકટરશ્રી તેમજ તમામ અધિકારીઓ દ્વારા જી

તેમજ તેઓને જે તે ઘટકો માટે મંજુરીપત્રોપણ મળેલ ફશે

નિયત સમયમર્યાદા બોદ રુબરુ કે ટપાલ થીઆવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નફીં તેવું નાયબ બાગાયંત નિયામક ભુજ કચ્છ દ્વારાજણાવાયું છે

કે

આ બેઠકમાં કુલ રર યોજનાઓનાં કામોને મંજુરી આપંવા રજુઆત કરવામાં આવી હતી